પ્રાદેશિક સમાચાર અમીતા વાઝાં વાચ છે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

જિલ્લા મથક ભુજ ખાતે પાંચ સ્થળે રસીકરણની ડ્રાય રન યોજી પૂર્વ અભ્યાસ કરવામાં આવ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે રસીકરણ સાથે જોડાયેલા આરોગ્ય કર્મીઓને તૈયાર કરવા માટે ડ્રાય રન ખૂબ ઉપયોગી સાબિત થયું છે

આ હયાત ગ્રામ્ય માર્ગો પોણા ચાર મીટરનાં છે જે સાડા પાંચ મીટર પહોળા કરાશે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

આ યોજનાનાં બીજા તબક્કા હેઠળ નર્મદા ભરૃચ તાપી સુરત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

દિક્ષાંત સમારોહમાં સંબોધતાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીનાં આ યુગમાં ગુનેગાર પરંપરાગત ગુનાની જગ્યાએ નવા પ્રકારનાં સાયબર ક્રાઈમને આકાર આપી રહ્યા છે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

પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં છેલ્લા બે દિવસથી પ્રદેશ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી સંગઠનાત્મક વ્યવસ્થા માટે સંખ્યાબંધ બેઠકો યોજાઇ હતી

જેમાં સરસંઘયાલક મોહન ભાગવત સહિતના ટોચના પદાધિકારીઓ હાજર છે

તેમણે કહ્યું હતું કે શાળા કોલેજ બંધ હોવાથી વિદ્યાથીઓને ઘેર બેઠા ભણાવવાની જવાબદારી સ્વયંસેવકોએ અદા કરી છે